પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે

આવતી કાલે ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ છે

ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ અમદાવાદમાં હોર્સ રાઈડીંગ ક્લબનો ફરીથી આરંભ કરાવતા જણાવ્યું હતું કે અશ્વારોહણની તાલીમ યુવાનોને ઉપયોગી નીવડશે તથા પોલીસ અને નાગરિકો વચ્ચે સેતુરૂપ બનશે

આટ્રસ કોલેજ એનસીસી કંપની દ્વારા ડિજાસ્ટર મેનેજમેંટ વિષય ઉપર વેબીનાર યોજાઇ ગયો વિષય નિષ્ણાત શ્રી રમેશ સુથારે ડિજાસ્ટર નો અર્થ સમજાવી તેનાથી કેવી રીતે રક્ષણ મેળવવું તે અંગે વિસ્તૃત જાણકારી આપી હતી તેઓએ ડિજાસ્ટરના પ્રકાર ઉદાહરણ દ્વારા સમજાવી મેનેજમેંટ અંગે નો ખ્યાલ સમજાવ્યો હતો ખાસ કરીને ડિજાસ્ટર મેનેજમેંટની પદ્ધતી અંગે જણાવી રિસ્પોસન સાવચેતી તૈયારી પુનવસન વેલફેર વગેરે તબક્કાઓ ની વિસ્તૃત છણાવટ કરી હતી આ વેબીનાર માં નવમી ગુજરાત બટાલિયન એનસીસી ના કડેટ્સ સહિત કોલેજ ના વિધાર્થીઓ હજાર રહ્યા હતા

દ્વારકા જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે એસઓજી દ્વારા અલ પીર એ ગોસ નામની આ બોટમાંથી પોલીસને બોગસ દસ્તાવેજો પણ મળી આવ્યા છે પોલીસે બોટના માલીક સલીમ અબુબકરને પણ ઝડપી લીધો છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે